તેમજ્ઞે કહ્યું કે વડીલોની સેવા તેમજ દિવ્યાંગોની સેવા કરવી એ પરંપરાની જેમ જ પશુની સેવા કરવી એ પણ આપણી પરંપરા રહી છે તેમણે રાજ્ય સરકાર દ્વારા કરૂશા અભિયાન પશુઓ માટેની એમ્બ્યુલન્સ અને ઓપરેશનની સુવિધા શરૂ કરાઇ છે જેની વિગતો આપી હતી

તેમજ્ઞે કહ્વું કે ખેડૂતોની આવક બમજ્ઞી થાય અને પશુપાલકો પજ્ઞ સમૂધ્ધ થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે

નાણાંકીય નીતી સમીતીએ આ સતત ચોથી વખત દરમાં ઘટાડો કર્યો છે રેપો રેટમાં ભારે ઘટાડાના થોડા જ કલાકોમાં દેશની સૌથી મોટી ધીરાણકર્તા ભારતીય સ્ટેટ બેંકે તેના ધીરાણ દરમાં ક્ષપ બેઝીજ પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી

આ અંગે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા એક ટ્વીટ સંદેશો દ્વારા આ માહિતી આપવામાં આવી છે

તમામ સેવાઓ રવિવારની મધ્યરાત્રી બાદ પુર્વારત થઇ જશે તેમ એક યાદીમાં જણાવ્યું છે

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આ કામને મંજુરી મળી છે અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે આશુતોષ અંતાણી કચ્છ ડેમોમાં નવા નીર કચ્છ જીલ્લામાં ચોમાસું સક્રિય થયા બાદ વરસેલા સામાન્ય વરસાદના કારણે કેટલાક માધ્યમ કક્ષાના સિંચાઈ બંધોમાં નવાં નીર આવતાં પાણીની સમસ્યા હળવી બની છે આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જે ડેમોમાં નવા નીરની આવક થઇ છે તેમાંથી પીવા માટેનું પાણી ઉપાડવામાં આવી રહ્યું છે

આ ઉપરાંત ગોધાતળ અને કનકાવતી બંધોમાંથી પણ પાણી એવાનું આયોજન હોવાનું જાણવા મળે છે

આ રેલીમાં આદિવાસી સંસ્કૃતીની ઝાંખીઓ આકર્ષણ જમાવશે તેમ આદિવાસી ભીલ નવયુવક મંડળના પ્રમુખની એક યાદીમાં જણાવાયું છે આશુતોષ અંતાણી ભુજ નગરપાલિકા ભુજ નગર પાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ તેમજ મહિલા સશક્તિકરણ અંતર્ગત તારીખ પહેલી થી પંદર ઓગસ્ટ સુધી દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વૃક્ષારોપણ યોગા અવર્સ સ્વચ્છતા ઝુંબેશ સર્વ રોગ નિદાન તથા રક્ત્દ્સન કેમ્પ ધ્વજવંદન તેમજ સંસ્ક્રતિક કાર્યક્રમો તથા ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખોના સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે

જીલ્લા રમત ગમત અધિકારીની એક યાદી મુજબ આર ડી